પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ડી આર એફ

રાષ્ટ્રપતિના પ્રવયન નો ગુજરાતી ભાવાનુવાદ આકાશવાણી ના ગુજરાત માં આવેલા તમામ કેન્દ્ર પ્રસારિત કરશે

તેમણે કહ્યું કે ચાર અક્ષરનો શબ્દ ગુજરાત વિકાસ શબ્દનો પર્યાય આજે બની ગયો છે કારણ કે પડકાર ને અવસરમાં ફેરવી દેવાનો કસબ ગુજરાત જાણે છે સ્વચ્છાગ્રહના પાલન વડે કોરોનાને દેશવટો આપવાની અપીલ પણ તેમણે લોકોને કરી છે શ્રી રૂપાણીએ ઉમેર્યું કે ગાંધી બાપૂના નેતૃત્વમાં અંગ્રેજો સામે અહિંસક સત્યાગ્રહનો જુવાળ જેમ જાગેલો તેમ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કોરોનાને દેશવટો આપવાની લોક ચળવળ ઊભી થઈ છે તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જોડીએ સ્વરાજ અપાવ્યું તેમ હવે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારત હવે પૂરેપુરી આત્મનિર્ભરતા હાંસલ કરશે તેમાં બેમત નથી

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દીવથી ઓખા અને માંડવીથી જખૌ વચ્ચેના દરિયા કિનારે સાડા ત્રણ થી પાંચ મીટર ઊંચા મોજા ઉછળવા ની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમને પગલે મોટાભાગના ગુજરાતમાં સાંબેલાધાર પાણી વરસ્યું છે અને અનેક નાની મોટી નદીઓ બેકાંઠે વહેતી થઈ છે તો સંખ્યાબંધ ડેમ ઓવરફ્લો થવાના સમાચાર તમામ જિલ્લા માં થી આવી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે તો કરજણ અને ઉકાઈ જેવા મોટા ડેમના દરવાજા ખોલી પાણી નો સલામત નિકાલ શરૂ કરાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ ચોમાસામાં પહેલી વખત નવ ઇંચ પાણી પડતાં તળાવ અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે અને ભોગાવો નદી ઉપર આવેલો ધોળીધજા ડેમ ઓવર ફ્લો થયો છે લખતરનું તલસાના ગામ સંપર્ક વિહોણું થયું છે અને ધ્રાંગધ્રા ખાતે એન ડી આર એફ ની ટૂકડી ગોઠવી દેવામાં આવી છે સિલવાસા નજીક આવેલા મધુવન ડેમના ચાર દરવાજા ખોલી દમણ ગંગા નદીમાં પછી છોડાઈ રહ્યું છે તો વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિને પગલે એન ડી આર એફ ની ટુકડી તૈનાત કરાઇ છે જુનાગઢમાં નારાયણ સરોવર ઓવરફ્લો થતા સડક ઉપર પાણી ભરાયા છે

ભારે વરસાદને પગલે પાવાગઢ પર્વત ઉપર થી ધોધ પડવો શરૂ થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામ રાવલ ગામ પૂરના પાણી ફરી વળતાં બેટમાં ફેરવાયું હોવાથી એન ડીઆર એફ ની બચાવ ટુકડી ત્યાં પહોચી ગઈ છે તો ખંભાળિયા થી ભાણવડ અને પોરબંદર નો સડક વ્યવહાર બંધ છે ગીર જંગલમાંથી વહેતી હિરણ નદીમાં ઘોડાપૂર શિંગોડા ડેમ છલકાયો છે અને પિતરૂ તર્પણ માટે મહત્વનું સ્થળ એવા પ્રાચિ ખાતે માધવરાયજી મંદિર પૂરના પાણીમાં ગરકાવ થયું હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે ગિરનાર પર્વત ઉપર સાંબેલધાર પાણી વરસતા ઝરણા વહેવા લાગ્યા છે અને પગથિયાં ઉપરથી પાણીનો ભારે પ્રવાહ તળેટીમાં પહોયતા દામોદર કુંડ છલકાયો છે તો સોનારખ નદી બે કાંઠે થઈ ગોંડલનો આશાપુરા ડેમ તથા વેરી તળાવ ઓવરફ્લો થયું હોવાના અહેવાલ છે નવસારીમાં પુર્ણા કાવેરી મીંધોળા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા એન ડીઆર એફ ની બચાવ ટુકડી બોલાવી લેવામાં આવી છે સુરતના મીઠી ખાડી વિસ્તારમાં વરસાદી પાણીમાં ડૂબેલા ઘરથી લોકોને બહાર ખસેડવા બચાવ ટૂકડી કામે લાગી છે

કોવિડ પોઝિટિવ જાહેર થતાં તેમણે ગુરગાંવની એક હ્રોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા

તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેલા ડોકટરો અને અર્ધ તબીબી કર્મચારીઓનો પણ આભાર માન્યો છે શ્રી શાહે માહિતી આપી છે કે ડોકટરોની સલાહ મુજબ થોડા વધુ દિવસો માટે ઘરમાં એકાંતવાસમાં રહેશે

જેમાં સિવિલ ડિફેન્સ મહા નિદેશક અને હોમ ગાર્ડઝ કમાન્ડન્ટના અધિક પોલીસ મહાનિદેશક ડૉક્ટર નિરજા ગોટરુ અને ટેકનિકલ સેવાઓના વાયરલેસ સબ ઇન્સ્પેકટર શ્રી એન

વધાસિયાની વિશિષ્ઠ સેવા માટેના પોલીસ મેડલ માટે પસંદગી થઈ છે

જેમાં અમદાવાદ શહેરના બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ

ત્રિવેદી વલસાડ જિલ્લાના શ્રી વી

જાડેજા જામનગર જિલ્લાના શ્રી જે

ક્રાઇમ અને રેલવેના શ્રી એસ

બી શાખાના શ્રી આશુતોષ પરમાર એસ

જુથ બેના શ્રી એલ ડી

એસ

એમ સિક્ય્રરિટી ગાંધીનગરના શ્રી પી

તકનીકી સેવાઓ ગાંધીનગરના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી સંજય કનોજીયા સુરતના બિનહથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર શ્રી દીપસિંહ પટેલ મહેસાણાના બિન હૃથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી ભાનુભાઇ ભરવાડ જામનગરના શ્રી ભરતભાઇ મૂંગરા અમદાવાદ ક્રાઇમ બ્રાન્યના શ્રી સુરેશકુમાર નાયર અને ધીરજકુમાર પરમારની પણ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ માટે પસંદગી થઈ છે

રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા એ મેડલ મેળવનાર તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવ્યા છે